આ બેઠકમાં ગહમત્રી અમિત શાહ અ ને સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન પણ હાજર રહેશે

અને કોરોના સામેના જંગમા માટેની રણનીતિ નકકી થશે રાજયોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી મોદી ની આ સાતમી બેઠક છે

આવતીકાલે સવારે અગિયાર વાગે મન કી બાતનું હિન્દીમાં પ્રસારણ થયા બાદ તરત જ તેનો પ્રાદશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારિત થશ મન કી બાત કાયક્રમના પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે આકાશવાણીના જે તે ભાષાના કેન્દ્રો પરથી કરાશે

આરતી ભટ જહાજ મંત્રાલય કેન્દ્ર સરકારના જહાજ મંત્રાલય અંતર્દેશીય જળમાર્ગને પ્રક પર્યાવરણન અનુકુળ અને સસ્તા પરિવહનના માધ્યમ તરીકે પ્રોત્સાહિત કરવાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ત્વરીત અસરથી જળમાર્ગ વપરાશ શૃલ્ક માફ કરવાનો નિર્ણય કર્યો છે

એમ કેન્દ્રીય જહાજમંત્રી મનસૂખ માંડવીઆએ જણાવ્યું હતું તે થકી કચ્છમાં કાર્યરત દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપોટો કંડલા સહિત પોટ વપરાશકારોને ફાયદો થશે તેમજ જળમાગના શુલ્કને માફ કરવા નાં નિર્ણય ઉધોગોને લોજીસ્ટીક જરૂરિયાતો માટે રાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ પર્યાવરણને અનુકુળ અને અન્ય પરિવહનના માધ્યમો કરતાં સસ્ત્રં પડશે એમ શ્રી માંડવીઆઅ જણાવ્યું હતું

ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં શ્રાવણી તહેવારો અને બકરી ઈદની ઉજવણી મુદ્દે સલાહ સૂચન અપાયા હતા

રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાની ઉપસ્થિતિમાં ભુજીયા સ્થિત ખેતરપાળ દાદા ભુજંગદેવની પૂજા રોહા ઠાકુર પુષ્પેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવી હતી

આ અંગે ભુજના ઈન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાએ આ મુજબ જણાવ્યું હતું